મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે આઇ ટી રિટર્ન મોર્ગેજ કે જી એસ ટી નંબર ન ધરાવતા નાના માણસોને નાનું ઘિરાણ આપતી બેંક વર્તમાન સમયની માંગ છે દેશના અર્થતંત્રને ફાઇવ દ્રિલીયન ડોલર ઇકોનોમી બનાવવા માટે નાના માણસોના હાથ સુધી ઘિરાણ મુડી પહોચે તે આવશ્યક છે

નાના માણસોની મોટી બેંક તરીકે રાજ્યમાં જન સ્મોલ ફાઇનાન્સ બેંક કાર્યરત રહીને સામાન્ય માનવી નાના સ્વરોજગાર કરનારાઓને નાણાં સહાય પૂરી પાડવામાં રાજ્ય સરકારની યોજનાઓમાં સહયોગ કરે તેવું સૂચન મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતું આ સંદર્ભમાં શ્રી વિજયભાઈ રૂપાણીએ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનામાં મહિલા જૂથોને ઘિરાણ સહાય આપવામાં બેંકના સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે રાજ્યની કો ઓપરેટીવ્સ બેંકોએ પણ નાના માણસોની મોટી બેંક બની લોકોને ધિરાણ આપ્યું છે સામાન્ય માણસોના હાથમાં મુડી કેપીટલ પહોયતા તેઓ બે પાંદડે થશે ગુજરાતનું અર્થતંત્ર આગળ વધશે ગ્રામીણ ક્ષેત્રોમાં બેંક મેનેજર આંખની ઓળખાણથી ઘિરાણ આપતા હોથ છે લોકો જાત જામીનગીરી પર લોન લેતા હોય છે જન સ્મોલ ફાઇનાન્સ બેંક તેના નામ પ્રમાણે જન સામાન્યની બેંક બની રહેશે તેમ તેમણે ઉમેર્યું હતું

ભાવનગર ભરૂચ ઘાટલોડીયા મોડાસા વરાછા ભુજ મહેસાણા વલસાડ ગોધરા હિંમતનગર જુનાગઢ રાજકોટ કલોલ નારોલ અને પાટણ ખાતેની જન સ્મોલ ફાઇનાન્સ બેંકની શાખાઓના ઇ લોકાર્પણ આ પ્રસંગે કરવામાં આવ્યું

ગ્રીનફીલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સિટી અંતર્ગત દિલ્હી મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરિડર રિજીયનના ભાગ રૂપે નિર્માણ પામી રહ્યો છે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં આ કરાર પર ધોલેરા ઈન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડના ચેરમેન અને ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી તથા મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવશ્રી એમ

દાસે તથા સેરેસ્ટ્રાના મેનેજિંગ પાર્ટનર શ્રી જશમીત છાબરાએ હસ્તાક્ષર કર્યા હતા શ્રી રૂપાણીએ આ પ્રસંગે કહ્યું કે ધોલેરા પહેલું ગ્રીનફિલ્ડ ઔદ્યોગિક શહેર છે જે ઔદ્યોગિક ઉત્પાદનને ટેકો આપવા માટે નિર્માણ પામી રહ્યું છે સેરેસ્ટ્રા વેન્ચર્સ ભારતનું સૌથી મોટું શૈક્ષણિક ઇન્ફાસ્ટ્રક્યર ફંડ છે જે ગુજરાત સરકાર સાથે ભાગીદારી કરીને ધોલેરામાં સ્પેશ્યલ એશ્યુકેશન રિજીયન સ્થાપિત કરશે

જી એસઇઆર પ્રોજેક્ટમાં રોકાણથી રાજ્યના આર્થિક વિકાસને વેગ મળશે અને રોજગારની અનેક તકો ઉભી થશે આ પ્રોજેક્ટ આવવાથી વધારાની ઘણી સવલતો ઉભી થશે જેનાથી અઢી લાખ જેટલા લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રોજગારીના અવસર પ્રાપ્ત થશે ફાયર સેફટી રાજ્યની તમામ શાળાઓમાં ફાયર સેફટીની સુવિધા કરી એનઓસી મેળવવા કવાયત શરૂ કરાઈ છે

જિલ્લા શિક્ષણધિકારી એ

પોઢ દ્રારા તમામ શાળાઓને આગ લાગે ત્યારે કાબૂ મેળવવા તાત્કાલિક પગલાં લઈ શકાય તેમાટે ફાયર સેફટીની સુવિધા હોવી જરૂરી છે

જાડેજાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે ખેડુતોની આવક બમણી થાય તે મુજબ આ બાયફ અને નયારા એનર્જી સંસ્થાઓ કામ કરી રહી છે

જેનાથી પશુ સંવર્ધનની જાત સુધારણા થયેલ છે તેમણે ખેડતોને ખેતી વિષયક ખર્ય ઘટે સ્વાસ્થ્ય સુધરે સાથે પ્રકૃતિનું જતન થાય તેમજ કેન્સર જેવા રોગો ન થાય તે માટે પ્રાકૃતિક ખેતી તરફ વળવા અનુરોધ કર્યો હતો